કર્ણાટકામાં કોંગ્રેસ જેડીએસ સરકારનો પરાજય

મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામી એ પરાજય મેળવ્યા બાદ ગઈકાલે સાંજે રાજીનામુ આપી દીધુ છે આ સાથે વિશ્વાસના પ્રસ્તાવ ઉપર ચાર દિવસ ચાલેલી ચર્ચાનો અંત આવ્યો હતો પ્રસ્તાવને મત મુકતાં સ્પીકર કે

વિશ્વાસના મત બાદ ભાજપના નેતા બી

ઘેદીરૂપ્પાએ કહ્યું કે લોકશાહીનો વિજય થયો છે આ દરમ્યાન ભાજપના સુત્રોએ જણાવ્યું કે ગઠબંધનવાળી સરકારનો પરાજય થતાં તેમનો પક્ષ સરકાર બનાવવા દાવો રજુ કરશે ભાજપ વિધાનસભા પક્ષના નેતા બી એસ યેદીરૂપ્પા આજે રાજયપાલને મળશે તેવુ જણાવાયું છે

આ જાગવાઈઓમાં ટ્રાફીક ભંગ બદલ દંડની રકમમાં વધારો થર્ડ પાર્ટી વીમાના મુદૃઓ અંગે ભાડુતી ટેક્ષી ડ્રાઈવરોને એકઠા થવા બાબતે અને માર્ગ સલામતી અંગેના સુધારાઓની દરખાસ્ત કરવામાં આવી છે

ગોલ્ડન અવરની વ્યાખ્યામાં માનસિક આઘાતની ઈજાના એક કલાક સુધીમાં અકસ્માતમાં મૃત્યુથી બચાવવા ઉચ્ય કક્ષાની તબીબી સારવારનો સમાવેશ થાય છે હીટ એન્ડ રન કેશમાં પણ લધુતમ વળતરમાં વધારો કરવાની પણ આ વિધેયકમાં દરખાસ્ત છે મૃત્યુના કેસમાં વળતરની રકમ રપ હજાર રૂપિયાથી વધારીને બે લાખ રૂપિયા કરવાની અને વ્યથાકારક ઈજામાં બાર હજાર પાંચસો રૂપિયાથી વધારી પચાસ હજાર રૂપિયા કરવાની પણ દરખાસ્ત છે આ વિઘેયકની યર્ચાનો જવાબ આપતાં માર્ગ વાહન વ્યવહાર અને હાઈવેના મંત્રી નીતીન ગડકરીએ કહ્યું કે આ વિઘેયકથી ભ્રષ્ટાચાર નાબુદ થશે અને માર્ગ સલામતીમાં સુધારો થશે ટ્રાફીકના નિયમનમાં પણ વધુને વધુ ટેકનોલોજીનો ઉપયોગ થશે

આ ટુંકા સમયગાળામાં કેન્દ્રએ સમાજના જુદા જુદા વર્ગોના કલ્યાણ માટે કેટલાક ઐતિહાસીક નકકર પગલા લીધા છે મંત્રી મંડળે છુટક વેપારીઓ દુકાનદારો અને સ્વયં રોજી મેળવનારાઓ માટે પેન્શન યોજનાને મંજુરી આપી છે

એક સત્તાવાર યાદીમાં નાણાં મંત્રાલયે જણાવ્યું છે કે ઈન્કમટેક્ષ રીટર્ન ભરવામાં કરદાતાઓ કેટલીક મુશ્કેલીઓનો અનુભવ કરી રહ્યા હોવાના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે

એક યાદીમાં રીઝર્વ બેંકે જણાવ્યું છે કે સ્ટ્રેટેજી મુકી ઉભી કરવા નકકર પગલા ભરવા મહત્વના છે ભવિષ્યમાં આવનાર પડકારોને પહોંચી વળવા તેમજ તકોને ઉભી કરવા માટે ખુબ જ આવશ્યક છે આ વ્યુહાત્મક માળખામાં આરબીઆઈ મિશન કોર પરપઝ મુલ્યો અને વિઝનનો સમાવેશ થાય છે

એનસીસી કેડેટ પ્રત્યેક વીસ હજારના ચાર રક્ષામંત્રી પુરસ્કાર મેળવશે અગાઉ પ્રત્યેકને પંદર હજાર રૂપિયા અપાતા હતા

શિંગે જુદી જુદી કેટેગરીઓ માટે એનસીસી કેડેટ માટે નવ નવા બેસ્ટ કેડેટ એવોર્ડ પણ મંજુર કર્યા છે

આ એવોર્ડ નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિને અપાશે

પુલવામા અને શ્રીનગરમાં આ તપાસ કરાઈ હતી પુલવામા માં અયગોજામાં તનવીર અહેમદ વાણી જેઓ ક્રોસ એલઓસી ટ્રેડર્સ એસોસીએશનના પ્રમુખ છે તેમના સંકુલમાં તપાસ કરાઈ હતી

એનઆઈએની ટુકડીમાં જમ્મુ કાશ્મીર પોલીસ સીઆરપીએફની ટુકડીઓ સામેલ હતી તપાસ દરમ્યાન એનઆઈએની ટુકડીએ એલઓસી રેડ બાબતના ફોટો ગ્રાફ અને દસ્તાવેજા સહિત કેટલીક શંકાસ્પદ સામગ્રી મળી આવી હતી આ ઉપરાંત ઈલેકટ્રોનીક ડિવાઈઝ અને અન્ય મટીરીયલ પણ જપ્ત કરાયું છે આ બાબતના સંકળાયેલા લોકો સાથે પુછ પરછ થઈ રહી છે

પોલીસે જણાવ્યું કે આ આતંકવાદીઓ સ્પેશ્યલ પોલીસ ઓફીસર રોમાન પર શ્રીનગરના ચાનપોરામાં ગોળીબાર કરવામાં સંકળાયેલા હતા આ ઉપરાંત શ્રીનગર અને જમ્મુ શહેરમાં ગ્રેનેડ ફેંકવાની ઘટનામાં પણ સામેલ હતા શ્રીનગરમાં એસએસપી હસીબ મુગલે પત્રકારોને જણાવ્યું કે પોલીસ ધ્વારા સળંગ ટેકનીકલ તપાસ કર્યા બાદ આ ધરપકડ કરવામાં આવી છે

એસએસપીએ કહયું કે અલગતાવાદી રાજકીય સંગઠન તેહરીક એ હુરીયત અશરફ સેહારીના પુત્ર મુઝાઉદૃન કમાન્ડર જુનેદ સેહરાઈ ને આતંકવાદી પ્રવૃતિ માટેનું કામ સોંપાયું હતું

શ્રી જાવડેકરે જણાવ્યું હતું કે તેમણે શ્રી અલ્બાને આબોહવા પરીવર્તનમાં ઘટાડો લાવવા અને તેના અનુકુળ ક્ષેત્રોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ભારતે હાંસલ કરેલી સફળતા અંગે માહિતી આપી

જેનો ઉપયોગ વસ્તુઓને ઢાંકવા તેમજ કેરી બેગ તરીકે કરાશે

કે વચ્ચે એક પાયલોટ યોજનાની શરૂઆત કરાઈ છે તેમાં બ્રિટનની યુનીવર્સીટીને ભારતના સહયોગથી યુકેના વિદ્યાર્થીઓને ભારત અભ્યાસ માટે મોકલાશે ગઈકાલે યુકેઈરી મોબીલીટી પ્રોગ્રામ સ્ટડી ઈન ઈન્ડિયાનો ગઈકાલે પ્રારંભ થયો હતો